પ્રાદેશિક સમાયાર જયેશ વેગડા વાંચે છે

એક વ્યક્તિએ કરેલું રક્તદાન પાંચથી છ વ્યક્તિના જીવ બચાવવા ઉપયોગી બની રહે છે

મન કી બાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણી દેશ આત્મનિર્ભર ભારત અભિયાનના માધ્યમથી નવી ક્ષમતાઓનું નિર્માણ કરી રહ્યો છે મેક ઇન ઇન્ડિયા ઉત્પાદનોની માંગ વધી રહી છે

લોકોને આશાની નવી કિરણો દેખાઇ રહી છે તેમણે કહ્યું કે કોરોના મહામારી દરમિયાન વિશ્વને અનેક મુશ્કેલીઓથી પસાર થવું પડ્યું પરંતુ આપણે આ સંકટથી પણ એક બોધપાઠ મેળવ્યો છે કે પોતાની ક્ષમતાગઈ ઓનો ભરપૂર વિકાસ કર્યો છે

જે લોકોની માનસિકતામાં બદલાવનો મોટો સંકેત છે પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે સમય આવી ગયો છે જયારે આપણે શ્રેષ્ઠ ગુણવત્તાનો સામાન તૈયાર કરવાનો છે તેમણે સ્ટાર્ટઅપ અને ઉદ્યોગકારોને પણ આ દિશામાં કાર્ય કરવાની અપીલ કરી આ વર્ષે મે મહિનામાં કાશ્મીરી કેસરને જીઓગ્રાફીકલ ઇન્ડીકેશન એટલે કે જીઆઇટેગ મળ્યુ છે કર્ણાટકના યુવા બ્રિગેડ નામના સંગઠનના યુવાનોનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમના પ્રયત્નોથી શ્રીરંગપટૃમમાં એક પ્રાચીન મંદીરનો જીણોધ્ધાર થયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આવનારા નવા વર્ષની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે

લાઇટ એન્ડ સાઉન્ડ શો માં દીવના ઇતિહાસની ઝાંખી બતાવવામાં આવી છે જેમાં પોર્ટુગીઝ શાસન સહિત દીવ કિલ્લા ગંગેશ્વર મહાદેવ મંદીરની સ્થાપના વગેરેની ઝાંખી તથા તેની માહિતી રજૂ કરવામાં આવી છે

અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમની યાર દિવસની મુલાકાત દરમિયાન દીવમાં અનેક વિકાસ કામોનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કર્યાં છે રક્તદાન નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે કહ્યું કે કોરોનાવાયરસની મહામારી વચ્ચે રક્તદાન અતિ મહત્વનું બની રહ્યું છે એક વ્યક્તિએ કરેલું રક્તદાન પાંચથી છ વ્યક્તિના જીવ બચાવવાની સાથે અન્ય આરોગ્ય બાબતોમાં ઉપયોગી બની રહે છે

રક્તદાન એ જ શ્રેષ્ઠ દાન તેમ જણાવતાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતીઓ શિક્ષણ આરોગ્યઅન્નદાન જેવા વિવિધ ક્ષેત્રે દેશભરમાં મોખરે છે ત્યારે સ્વાસ્થ્ય લગતા ચક્ષુદાન કિડની દાન જેવા વિવિધ અંગદાન અને રક્તદાનના ક્ષેત્રોમાં પણ મહાદાન કરીને ગુજરાતીઓ હર હંમેશા અગ્રેસર રહ્યા છે આકસ્મિક સંજોગોમાં દર્દી માટે એક યુનિટ રક્ત પણ અતિ મહત્વનું અને તેનો જીવ બચાવનાર બની રહે છે તેમ નાયબ મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું

પી ની મંજૂરીની સદી પાર કરી છે આ વર્ષે ટી પી

પી નો સમાવેશ થાય છે

સુરતના ડેવલપમેન્ટ પ્લાનને આખરી મંજૂરી આપી વર્ષોથી મુલતવી રહેલ રિઝર્વેશનની સમસ્યાનો પણ અંત આણ્યો છે રાજ્ય સરકાર દ્વારા ડ્રાફ્ટ સ્કીમ મંજુર થયા પછી તુરંત જ રોડ રસ્તા અને આંતરમાળખાકીય સવલતોની કામગીરી થઈ શકે છે

પી

અમદાવાદમાં નિર્માણ પામેલી સાયન્સ સિટીના વિવિધ પ્રકલ્પોની કામગીરીની ગઈકાલે સમીક્ષા અને નિરીક્ષણ કરતા તેમને કહ્યું કે ગુજરાતનો વિકાસ વિરાસત અને આધુનિક વિજ્ઞાનના પાયા પર થઈ રહ્યો છે ગુજરાત એજ્યુકેશન હબ બને તે માટે રાજ્ય સરકાર કટિબદ્વ છે અને તેથી જ આપણે નોલેજ કોરિડોર પણ વિકસાવી રહ્યા છીએ તેમ તેમણે ઉમેરી વધુમાં જણાવ્યું કે સાયન્સ સિટીના અદ્યતન પ્રકલ્પોના માધ્યમથી રાજ્યના બાળકો વિજ્ઞાનની દુનિયામાં ગળાડૂબ બને તે માટે રાજ્ય સરકારે પ્રયાસો હાથ ધર્યા છે મુખ્યમંત્રીશ્રીએ રોબોટિક ગેલેરીમાં રોબોઝીયમ રિસર્ચ એન્ડ રેસ્કયૂમાં રોબોટિકની ભૂમિકા મેડિકલ અને આરોગ્યક્ષેત્રમાં રોબોટિક પર્ફોર્મન્સને પ્રત્યક્ષ નિહાળ્યું હતું તેમણે આ અવસરે બાલાસિનોરના ડાયનાસોર પાર્કના વિકાસની વિગતો પણ આપી હતી શ્રી રૂપાણીએ સ્પષ્ટપણે કહ્યું કે રાજ્યની ભાવિ પેઢી વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી વિકાસ સાધી વિશ્વની બરોબરી કરવા સજજ બને તે માટે રાજ્યના દરેક જિલ્લામાં વિજ્ઞાન કેન્દ્રો અને ચાર સ્થળો એ પ્રાદેશિક મ્યુઝીયમ વિકસાવવામાં આવી રહ્યા છે

આણંદ અકસ્માત આણંદ જિલ્લાના તારાપુર કાનાવાડા માર્ગ ઉપર વાલોત્રી પાટીયા પાસે બાઇકને ડમ્પર ચાલકે ટક્કર મારતા એક વ્યક્તિનું મોત નિપજયું છે અન્ય એકને ઇજા થઇ છે આણંદ જિલ્લાના અમારા પ્રતિનિધી જણાવે છે કે ચિતરવાડા ગામના પિતા પુત્ર બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે વાલોત્રી પાટીયા પાસે એક ડમ્પર યાલકે તેમની બાઇકને ટક્કર મારતા પિતા પુત્રને ગંભીર ઇજા થઇ હતી તેઓને સારવાર અર્થે આણંદ ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં સારવાર દરમિયાન પુત્રનું મોત નિપજયું હતું